સર્વોચ્ય અદાલતે મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન દૂર કરવાની ભલામણ કરતો અને ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપતા રાજ્યપાલના પત્રોની નકલ આજે સવારે સાડા દશ વાગે અદાલતમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે ઝારખંડ વિધાનસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેદીનીનગર અને ગુમલા ખાતે આજે યોજાનારી રેલીઓને સંબોધશે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની કરીમપુર કાલિયાગંજ અને ખડગપુર

સર્વોચ્ય અદાલતે રાજ્યપાલે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન પાછું ખેંચવાની ભલામણ કરતો લખેલો પત્ર અને શ્રી દેવેન્દ્ર ફડણવીસને સરકારની રચના માટે મોકલાવેલો આમંત્રણપત્ર આજે સવારે સાડા દશ વાગે અદાલતમાં રજૂ કરવાનો આદેશ સોલીસીટર જનરલ તુષાર મહેતાને આપ્યો છે જોકે ન્યાયાધીશ એન

અદાલતે ગઈકાલે રવિવાર હોવા છતાં તાકીદે હાથ ધરેલી અરજીની સુનાવણી વખતે જણાવ્યું હતું કે નિર્દેશ અપાયેલા બે પત્રોની ચકાસણી બાદ જ આગળની કાર્યવાહી થશે

જ્યારે શ્રી શરદ પવારે તેમના ભત્રીજાના નિવેદનને અસત્ય તથા ગેરમાર્ગે દોરનારૃં ગણાવ્યું છે તેમણે ભારપૂર્વક કહ્યું કે એનસીપી શિવસેના અને કોંગ્રેસ સાથે મળીને જ સરકારની રચના કરશે દરમિયાન શ્રી અજીત પવારે ગઈકાલે રાતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળીને બંધ બારણે ચર્ચા કરી હતી એવી જ રીતે શ્રી શરદ પવાર અને શ્રી ઉદ્વવ ઠાકરેએ પણ પોતાના પક્ષોના ધારાસભ્યો સાથે મંત્રણા કરી હતી શ્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના પક્ષના ધારાસભ્યોની બેઠક થોજીને વિધાનસભામાં વિશ્વાસનો મત લેવાય ત્યારે અપનાવવાની વ્યુહરચના અંગે ચર્ચા કરી હતી કોંગ્રેસના નેતા અશોક ચવાણે ભાજપ સામે અન્ય પક્ષના નેતાઓને અળગા કરવાના પ્રયાસ કરતો હોવાનો આક્ષેપ કર્યો છે

ભાજપ સાથે જોડાણ કરનાર અજીત પવારને કેટલા ધારાસભ્યોનું સમર્થન છે તે હજી સ્પષ્ટ થયું નથી સર્વોચ્ય અદાલતમાં આજે હાથ ધરાનારી સુનાવણી વખતે વિશ્વાસના મતનો સમય નિર્ધારિત થાય તેવી સંભાવના છે

આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે

ત્રીજા તબક્કાની યૂંટણી બારમી ડિસેમ્બરે યોજાશે

વિવિધ પક્ષોના અગ્રણીઓ ચૂંટણી રેલીઓને સંબોધી રહ્ય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેદીનીનગર અને ગુમલા ખાતે આજે યોજાનારી ચૂંટણી રેલીમાં સંબોધન કરશે

ડી પક્ષે અલગ અલગ ચૂંટણી ઢંઢેરા બહાર પાડ્યા છે રાંચીમાં ઝારખંડ કોંગ્રેસના વડા આર

ના અધ્યક્ષ અભયસિંહે પોતપોતાના પક્ષના યૂંટણી ઢંઢેરાઓ જાહેર કર્યા હતા કોંગ્રેસે તેના યૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીનું ઘિરાણ માફ કરવાનું તેમજ આગામી છ મહિનામાં સરકારી નોકરીમાં ખાલી પદો ઉપર ભરતી કરવાનું અને યુવાનોને બેરોજગાર ભથ્થુ આપવાનું વચન આપ્યું છે તો આર

ડી

તેમણે પરંપરાગત રીતે યોજાતા પુષ્કરમ જેવા જળ ઉત્સવના સંદેશા અને મહત્વને વધુ પ્રસિધ્યિ આપવા અનુરોધ કર્યો હતો

તેમણે કહ્યું કે જળ સંગ્રહ અને વ્યવસ્થાપનને સરકારે ટોચની અગ્રતા આપી હોવાથી રાજ્યપાલોની આ બેઠકમાં જળ જીવન મિશન અંગે થયેલી યર્યા ઉપયોગી થશે પ્રધાનમંત્રીએ રમત ગમત અને યુવા વિકાસ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા ઉપર ભાર મૂક્યો હતો તેમણે વિકાસની આંકક્ષા ધરાવતા ખાસ કરીને આદિજાતિ વિસ્તારોવાળા આ પ્રકારના જિલ્લાઓમાં વિકાસ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા ઝૂંબેશ હાથ ધરવાનો અનુરોધ કર્યો હતો

અમારા સંવાદદાતા જણાવે છે કે આ ત્રણેય બેઠકોની પેટાચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે થાય તે માટે બધી જ તૈયારીઓ પૂરી છે

લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલા આ ઇવેન્ટમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે ભારતની ધારાસભા દ્વારા રાષ્ટ્રકુટુંબની યુવા સંસદના આયોજનનો આ પ્રથમ બનાવ છે દિલ્ફી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલે જણાવ્યું છે કે યુવાનોને વિધાનસભાની કામગીરીથી વાકેફ કરવા તથા તેમનામાં નિર્ણય લેવાની શક્તિને ખીલવીને આ પ્રક્રિયામાં સહભાગી થવા પ્રોત્સાહન આપવા માટે યુવા સંસદનું આયોજન કરવામાં આવશે

ગઈકાલે સ્પર્ધાના છેલ્લા દિવસે ભારતીય ખેલાડીઓએ પાંચ સુવર્ણ ચંદ્રકો જીતી લીધા હતા ભારતે આ સ્પર્ધામાં પ્રથમવાર મોખરાનું જ્યારે કઝકસ્તાને બીજું અને જાપાને ત્રીજું સ્થાન મેળવ્યું છે

આરોગ્ય મંત્રી જયપ્રતાપસિંહ આજે આ ઝૂંબેશનો આરંભ કરાવશે

સરંક્ષણ મંત્રી રાજનાથસિંહ આ પરિષદનું ઉદઘાટન કરશે ભારતીય હવાઈ દળના ટોચના કમાન્ડરો તેમાં ભાગ લેશે